જયારે કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખ અને જમ્મુ કાશ્મીરમાં નવેસરથી બરફ સાથે વરસાદ થવાની શકયતા છે

ભારત અને મધ્ય એશિયાના કોઇ દેશ વચ્ચે આ પહેલી દ્વિપક્ષીય શિખર બેઠક હતી બેઠકની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત અને ઉઝબેકીસ્તાન બે સમૃધ્ધ સંસ્ક્રતિઓ છે બંને વચ્ચે પ્રાચીનકાળથી ગાઢ સંબંધ છે બંને દેશ આતંકવાદ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે બંને દેશ પ્રાદેશિક સાલમતીના મુદ્દે એક સમાન વલણ ધરાવે છે બંને દેશના અગ્રણીઓએ અફઘાનીસ્તાનમાં શાંતી અને સલામતીની સ્થાપના ઝડપથી થવી જોઇએ અને આ બાબત અફધાનીસ્તાનમાં નાગરીકોના નિયંત્રણ હેઠળ થવી જોઇએ તે અંગે સહમતી વ્યકત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ વધુમાં જણાવ્યું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી શિક્ષણ આરોગ્ય તાલીમ અને ક્ષમતા નિર્માણ ક્ષેત્રે અનેક તકો છે તે માટે ભારત ઉઝબેકીસ્તાન માટે મદદરૂપ થઇ શકે છે બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે ભાગીદારી દ્વિપક્ષીય સંબંધોને મજબુત બનાશે ગયા વર્ષે બંને દેશોના સશસ્ત્ર દળોની પહેલી સંયુકત સૈન્ય કવાયત યોજાઇ હતી ઉપરાંત અવકાશ અને પરમાણુ ઉર્જા ક્ષેત્રે પણ સંયુકત ભાગીદારીના પ્રયાસો વધી રહયાં છે

મહિલાઓ આર્થીક રીતે આત્મનિર્ભર બની છે ચેન્નાઇ ખાતે મહાકવિ સુબ્રમણ્ય સ્વામીની જયંતીની ઉજવણીના ભાગરૂપે વનવીલ સાંસ્કૃતિક કેન્દ્ર ધ્વારા વર્ચ્યુઅલ રીતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય મહોત્સવ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સુબ્રમણ્યમ ભારતી કવિ લેખક સંપાદક પત્રકાર સમાજ સુધારક સ્વાતંત્ય વીર અને મહાન વ્યકિતત્વ હતા તેમણે તેમના કાર્યો કવિતાઓ દૃશન વગેરેથી સમાજમાં યોગદાન આપ્યું હતું ખાસ કરીને મહિલા સશકિતકરણ માટે પ્રશંસનીય કામગીરી કરી હતી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

જાવડેકર પેરીસ કરાર પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે આબોહવા પરીવર્તન એ ફાલની ઘટના નથી પરંતુ છેલ્લા સો વર્ષથી થયેલા પ્રદુષણના કારણે પર્યાવરણ પર અસર થઇ છે આબોહવા પરીવર્તન માટે ભારત કોઇપણ રીતે જવાબદાર નથી પરંતુ બદલાતા જતા પર્યાવરણની ગંભીર અસરો સામે લડતમાં ભારતે અસરકારક કામગીરી કરી છે ભારતમાં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ખુબ જ ઓછુ છે પેરીસ કરારના પાંચ વર્ષ પુરા થવાની પુર્વ સંધ્યાએ નવી દિલ્હી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે બીજા દેશો સાથેની સરખામણીમાં પર્યાવરણને નુકશાન કરનાર તમામ પ્રકારના ઉત્સર્જન માટે ભારતનો હિસ્સો માત્ર ત્રણ ટકા છે

ઉપરાંત ભારત પેરીસ કરારનું પાલન કરે છે

જેણે આ અંગે સંપુર્ણ રીતે પ્રતિબધ્ધતા વ્યકત કરી છે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આબોહવા પરીવર્તન માટે પેરીસ કરારની પાંચમી વર્ષગાંઠ નિમિત્ત વૈશ્વિક પર્યાવરણ શિખર બેઠકને સંબોધન કરશે

રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ ભવનના કર્મચારીઓએ શ્રી મુખર્જીના તૈલચિત્ર પર પુષ્પાંજલી અર્પણ કરી હતી વરસાદ દેશમાં ગુજરાત અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે જયારે કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખ અને જમ્મુ કાશ્મીરમાં નવેસરથી બરફ સાથે વરસાદ થવાની શકયતા છે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠેરઠેર કમોસમીવરસાદ થયો છેગઇકાલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયા બાદ આજે સવારથી અમદાવાદ વડોદરા રાજકોટ અરવલ્લી બોટાદ વલસાડ ભાવનગર આણંદ સુરેન્દ્રનગર સહિત અનેક શહેરોમાં અને ગામડાઓમાં પણ કમોસમી વરસાદ થયો છે મુંબઇ વરસાદ રાયગઢ પાલઘર થાણે વગેરે વિસ્તારો સહિત મુંબઇ અનેતેના નજીકના વિસ્તારોમાં આજ સવારથી જ વરસાદ થઇ રહયો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે અને આવતીકાલે અરબી સમુદ્ર પર રચાયેલા હવાના હળવા દબાણને પગલે કોંકણ વીસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શકયતા છે લદાખ વરસાદ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખ અને જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં બરફ સાથે વરસાદ પડવાની શકયતા છે

છેલ્લા કેટલાક દિવસથી આ ક્ષેત્રોમાં બરફ સાથે વરસાદ પડી રહથો છે ભારતીય બંદર ખરડો ભારતીય જળમાર્ગ અને પરીવહન મંત્રાલય ભારતીય બંદરોને લગતા નવા ખરડા માટે જાહેર સલાહ સુયનો અને પરામર્શની જાહરોત કરી છે

કેન્દ્રીય વાહણવટા મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય બંદર ગ્રીડ બનાવવાનું કામ કરી રહી છે આ ખરડાથી ભારતીય દરીયાકાંઠાના વિસ્તારોમાં બંદરોનો માળખાગત વિકાસ થશે ઉપરાંત અસરકારક વહીવટ ધ્વારા આ ક્ષેત્રે મુડી રોકાણ પણ વધે તેવી શકયતા છે આ સુચિત ખરડામાં મેરીટાઇમ પોર્ટ રેગ્યુલેટરી ઓથોરીટીને રચના નવી રાષ્ટ્રીય બંદર નીતી બંદર સલામતી અને પ્રદુષણ નિયંત્રણ જેવી કામગીરીની પણ ખાતરી કરાશે

ઓડીશા ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રિય પેટ્રોલીયમ પ્રાકૃતિક ગેસ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય કોલસા અને ખાણ રાજયમંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજયમંત્રી મનસુખ માંડવીયા સાથે ઓડીશામાં કોલસાનું ગેસમાં રૂપાંતરણ અને યુરીયા ઉત્પાદન પ્રોજેકટની પ્રગતિની સમીક્ષા કરી હતી ઓડીશામાં તલયર ફર્ટીલાઇઝર લીમીટેડ ભારતનો પ્રથમ કોલસો ગેસ આધારીત ખાતર પ્લાન્ટ હશે જયાં પેટકોકનું મિશ્રણ કરાશે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આશા વ્યકત કરી કે આ પ્રોજેકટની સફળતાથી યુરીયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત થશે ઓડીશામાં રોજગારી અને વિકાસની તકો ઉભી થશે